પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે

સંયુક્ત રાષ્ટ્રસંઘની યાયાવર પક્ષીઓ અંગેની આંતરરાષ્ટ્રિય પરિષદના ભાગરૂપે આજે કેન્દ્રિય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતિમાં કેટલીક દ્વિપક્ષીય બેઠકો યોજાઈ સ્થળાંતર પ્રજાતિના સંરક્ષણ માટે નોંધપાત્ર કામગીરી કરનાર સાત નવા ચેમ્પિયન્સની જાહેરાત કરવામાં આવશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલથી બે દિવસ માટે કેન્દ્રશાસિત પ્રદેશ દિવ દમણ અને દાદરાનગર હવેલીની મુલાકાતે આવી પહોંચશે

આ ઉપરાંત રામસર કન્વેનશનના અધ્યક્ષની ઉપસ્થિતિમાં વેટલેન્ડના સંરક્ષણ માટે આજે એક ખાસ બેઠક મળી હતી જે ભારતના વેટલેન્ડ સંરક્ષણ કાર્યક્રમમાં કેન્દ્રિત હતી મહાત્મા મંદિર ખાતે આજે યોજાયેલા વિશેષ ઉચ્યસ્તરીય કાર્યક્રમમાં સ્થળાંતર પ્રજાતિના સંરક્ષણ માટે નોંધપાત્ર કામગીરી કરનાર સાત નવા ચેમ્પિયન્સના નામની જાહેરાત કરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે ભારત સરકારની પ્રથમ વખત સીએમએસ ચેમ્પિયન્સ તરીકે પસંદગી થઇ છે આ એવોર્ડ સમારોહ બાદ ભારત સરકાર દ્વારા સ્વાગત સમારોહ યોજાશે આ અંગે વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે પત્રકારો સાથેની વાતચીતમાં વધુ માહિતી આપી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

તેમણે કહ્યું કે આ પ્લાન્ટથી આ વિસ્તારની ઝડપથી કાયાપલટ થશે દૂધની સાથે સાથે બટાટા અને દાડમનું પ્રોસેસીંગ પણ અહીંથી થશે

કેન્દ્રીય ડેરી અને પશુપાલન રાજ્યમંત્રી શ્રી ડૉ સંજીવકુમાર બલિયાને જણાવ્યું કે ગુજરાતનું સહકારી માળખું સમગ્ર દેશ માટે આદર્શ અને પ્રેરણાદાયી છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશુપાલકોના હિતમાં નિર્ણય લઇ વિદેશથી દૂધની આયાત ન કરી જેના લીધે આજે પશુપાલકોને પોષણક્ષમ ભાવો મળી રહ્યા છે તેમણે પોતાના રાજ્યમાં ગુજરાતના સહકારી માળખાની પેટર્નની ડેરી સ્થાપવા બનાસ ડેરીના નિયામક મંડળને અનુરોધ કર્યો હતો

રાજ્યમાં કુલ દૂધ ઉત્પાદનના ત્રીજા ભાગનું દૂધ માત્ર બનાસકાંઠા જિલ્લો ઉત્પાદન કરે છે બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે આજે બનાસ ડેરી વૈશ્વિક કક્ષાની ડેરી બની છે

માણસની જેમ પશુને પણ આકસ્મિક સારવાર મળે તે માટે પશુ એમ્બ્યુલન્સની સુવિધા પણ બનાસ ડેરી આપે છે

જિલ્લાની બે મહત્વાકાંક્ષી યોજનાનું લોકાપર્ણ અને શુભારંભ થવાથી જગતના તાતને કૃષિ જ્ઞાન વિજ્ઞાનને નવી દિશા મળશે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

દાદરાનગર હવેલી અને દમણ દીવના પ્રશાસક શ્રી પફલ્લ પટેલને જણાવ્યું છે કે દાદરાનગર હવેલી અને દમણ દિવ જોડાયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રથમ વખત આ પ્રદેશની મુલાકાતે આવી રહ્યાં છે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 ત્યારબાદ સ્વામી વિવેકાનંદ સ્ટેડીયમ જશે ત્યાં જુદી જુદી યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે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

પલસાણા તાલુકાની ધી કડોદરા વિભાગ નાગરિક બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળીનો રજતજયંતિ મહોત્સવ યોજાયો હતો

સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું હતું કે સહકારની તાકાતને કારણે દેશ અને રાજ્યમાં શ્વેતક્રાંતિ આવી છે

દેસાઇએ આજે અમદાવાદમાં ભદ્ર કોર્ટ લાલ દરવાજા પાસે સાક્ષી જૂબાની કેન્દ્રનું ઉદ્દધાટન કર્યું હતું આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે ઘણા બધા કેસોમાં સાક્ષી પાતાની જૂબાન આપવા માટે અસુરક્ષિતતા અને અસહજતા અનુભવે છે ત્યારે આવા કેસોમાં તે સહજતાથી પોતાની જૂબાની આપી શકે તે હેતુથી આ સંવેદનશીલ સાક્ષી જૂબાની કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે જેમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોર પરથી સાક્ષી જૂબાની આપશે અને નવમા માળે ન્યાયાધીશ દ્વારા વીડીયો કોન્ફરન્સથી તે સાક્ષીની જૂબાની રેકોર્ડ કરાશે

વિશ્વાસ પ્રોજેક્ટ અરવલ્લી જિલ્લામાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે હવે જિલ્લામાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ઓનલાઈન ઇ મેમો આપવામાં આવશે અરવલ્લી જિલ્લામાં કુલ પંદર જંક્શન પર એકસો પાંત્રીસ કેમેરા લગાવવામાં આવ્યા છે આ કેમેરામાં એકસઠ કેમેરા ફિક્સ છે ત્યારે બાવીસ કેમેરા ત્રણસો સાહીઠ તેમજ એકસો એંશી ડિગ્રી ફરી શકે તેવા કેમેરા લગાવાયા છે

જામનગર સાયકલ રેલી જામનગરમાં ટ્રાફિક નિયમો અને પર્યાવરણ અંગે જાગૃતતા આવે તેવા ઉમદા હેતુથી બાળકો માટે સાયકલ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું